કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીને આરોગ્ય સુવિધા માટે પ્રથમ સ્થાન જૂચારે દીવ દમણને છફ સ્થાન

વડોદરામાં ભારતીય મહિલા ટીમે પ્રથમ વન ડેમાં સાઉથ આફિકાને આઠ વિકેટથી પરાજય આપ્યો

થરાદ ખેરાલુ અમરાઈવાડી લુણાવાડા રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાયૂંટણી યોજાનારી છે

લર્નિંગ લાયસન્સની કામગીરી માટે ઓટોમોબાઈલ અને મેકેનિકલ ટ્રેડના તાલુકાઓના હકુમત પુરતા ટેસ્ટીંગ ઓફિસર તરીકે કામગીરી કરવાની રહેશે

આ કેમ્પમાં મળનાર સેવાઓમાં રાશનકાર્ડની અરજી આવકના દાખલા આધારકાર્ડ મા વાત્સલ્ય કાર્ડ વરિષ્ઠ નાગરિક પ્રમાણ પત્ર વિધવા સહાય દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા એપ્રેન્ટિસ યોજનાની અરજી જેવી બાબતોનો સમાવેશ થાય છે કેવડીયા ઊર્જા કોન્ફરન્સ રાષ્ટ્રીયકક્ષાની ઊર્જા કોન્ફરન્સનો આવતીકાલથી કેવડીયા ખાતે પ્રારંભ થશે

ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે દેશના તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઊર્જા મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી આ કોન્ફરન્સમાં ભાગ લેશે જેનું ઊદઘાટન કેન્દ્રીયમંત્રી આર

સ્વચ્છ ઊર્જા ઉત્પાદનને વેગ આપવા ઊપર આ કોન્ફરન્સમાં ખાસ ચિંતન થવાનું છે સાથોસાથ વીજઉદ્યોગને સ્પર્શતી આર્થિક તથા ટેકનિકલ બાબતો ઊપર પણ યર્યા થશેં વીજળીના ઉત્પાદન અને વિતરણમાં ગુજરાતે હાંસલ કરેલી કામયાબી ઊપર અહીં ખાસ પ્રેઝન્ટેશન શ્રી પટેલ કરવાના છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાહ્લ ગાંધીની મુલાકાત અંગે ગઈકાલે કોંગ્રેસ કાર્યકરોની મહત્વની બેઠક સુરતમાં થોજાઈ ગઈ જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત યાવડા સહિતના આગેવાન હાજર હતા ચૂંટણી પ્રચાર સમયે રાહ્લ ગાંધીના પ્રવયનમાં બદનક્ષીભર્યા ઉચ્યારણ બદલ સુરતમાં કેસ થયેલો છે

રાજ્યમાં શાંતિ સલામતી અને સમૃદ્ધિ જળવાથ તે માટે મુખ્યમંત્રી રૂપાણીએ દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો છે તેમજ ઠ્ક્કાબાર અને ઈ સીગારેટ પર પ્રતિબંધ મુકી રાજ્યના યુવાનો વ્યસનમુક્ત રહે અને દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવું વાતાવરણ નિર્માણ કરાયું છે દમણ દાદરાનગર હવેલી દેશની આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા નિર્ધારીત કરાયેલા માપદંડોના આધારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીને આરોગ્ય સુવિધાઓ માટે પ્રથમ સ્થાન મળ્યું છે જ્યારે દમણ દીવને છફ સ્થાન મળ્યું છે ભારત સરકાર દ્વારા આરોગ્ય પ્રણાલીને સુદ્રઢ કરવા બનાવાયેલી સમિતિના અહેવાલમાં દેશભરમાં સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવામાં દાદરા નગર હવેલી પ્રથમ તો દમણ દીવ છઠ્ઠા સ્થાને રહ્યું છે સ્વાસ્થ્ય કેન્ન્રોના સંયાલન માનવ સંશાધન સૂયના પ્રણાલીને લાગુ કરવી માનસિક સ્વાસ્થ્ય સેવાઓ લાગુ કરવી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોની કાર્યક્ષમતા જેવા વિભિન્ન માપદંડોના આધારે દેશના રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોનું મુલ્યાંકન કરાયું હતું

ત્રણ મેયની શ્રેણીની પ્રથમ મેય ગઈકાલે વડોદરા ખાતે રમાઈ હતી દક્ષિણ આફિકાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કર્યું હતું